પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે ચુંટણી મહાનગરપાલીકા રાજ્યની અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની યુંટણીમાંઆજે સવારે સાત વાગ્યાથી શાંતીપુર્ણ વાતાવરણમાં મતદાનનો આરંભ થયો છે

આમ અત્યાર સુધી સૌથી વધુ મતદાન જામનગરમાં જયારે સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં થયુ છે મતદાન સાંજે છ વાગે પુર્ણ થશે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પરીવાર સાથે આજે સવારે અમદાવાદ શહેરના નારણપુરા ખાતેથી મતદાન કર્યુ હતું પત્રકારો સાથેવાતયીત કરતા અમીત શાહે કહયું હતું કે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની યુંટણીનો પ્રારંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાંથી વિકાસની અવિરત યાત્રા યાલુ થઇ હતી આ વિકાસ યાત્રાને યાલુ રાખવા માટે ગુજરાતની જનતા છ મહાનગરપાલિકા ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકા જીલ્લા પંચાયત તાલુકા પંચાયતોમાં પણ વિકાસ યાત્રાને જાળવી રાખવા મતદાન કરશે શ્રી શાહે રાજયની જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જંગી મતદાન કરવા અપીલ કરી છે

પાટીલે સુરત ખાતેથી સહપરીવાર મતદાન કર્યુ હતું

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાપણ અનુરોધ કર્યો હતો કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા શ્રી મનીષ દોશીએ અમદાવાદમાં મતદાન કરતાં પત્રકારોની વાતયીતમાં અપીલ કરી હતી કે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન કરે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય યૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે મુખ્યમંત્રીશ્રી હાલ યુ

મતદારો ચુંટણી પ્રક્રિયા રાજયમાં આજે છ મહાનગરપાલિકાની યોજાયેલી યુંટણીમાં રાજકીય અગ્રણીઓ સહિત વૃધ્ધો મહિલાઓ અપંગ વ્યકિતઓ સહિત નવવધુએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે દર્દીઓ અને બિમાર વ્યકિતઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે

તમામ મતદાન મથકોએ ચુંટણી પંચ ધ્વારા તમામ મતદારોનું થર્મલ ગનથી સ્કીનીંગ કર્યુ હતું તમામ મતદારો માટે સેનીટાઇઝની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે

વિરાટ કોહલી સુકાની અને રોહિત શર્મા ઉપ સુકાની રહેશે ગુજરાતમાંથી હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે